નફાએ કહ્યું કે નાગરિકતા સુધારા કાયદા વિષે ભ્રમણા ફેલાવતાતત્વો દેશ ને અસ્થિરતા માં ધકેલવા માંગે છે

બાઈટ જીલ વારા સામાજિક ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે રાજ્યના ચાર વ્યક્તિઓનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સન્માન કરાશે જેમાં કચ્છના હસ્તકલાના જાણકાર ઇસ્માઇલ ખત્રી પુસરીના પૂર્વ સરપંચ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર હિમાંશું પટેલ વિચરતા સમુદાય માટે કામ કરતાં મિત્તલ પટેલ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કામગીરી કરનાર બિપ્લવ કેતનનો સમાવેશ થાય છે તેમના કામગીરીની નોંધ લઈ રાષ્ટ્રપતિ દ્વારા તેમને આમંત્રણ પાઠવી આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે બોલાયા છે